પહેલી માર્ચે સવારે નવથી બપોરે યાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે અને પરીણામ જાહેર થશે દરમિયાન ચૂંટણી પંચ દ્વારા રાજયસભાની યૂંટણીલક્ષી ફરિયાદો અંગે ગાંધીનગર સચિવાલય ખાતે એક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે આ કન્ટ્રોલ રૂમ પહેલી માર્ચ સુધી કાર્યરત રહેશે

તેઓ રાજકારણ અને સમાજસેવામાં અગ્રણી હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના સાંસદોને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે માળખાગત ક્ષેત્રે થઈ રહેલા પરિવર્તનથી નાગરિકોનું જીવન સરળ બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારતનું કદ વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહ્યું છે ત્યારે દરેક ભારતીયને તેનો ગર્વ થશે દીનદયાળજીના એકાત્મમાનવવાદ અંગે બોલતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું

બોટાદ જિલ્લામાં ભાજપે જિલ્લા તાલુકા અને બોટાદ તેમજ બરવાળા નગરપાલિકાની યૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે

નગરપાલિકાના કોઈપણ પૂર્વ પ્રમુખોને ટિકિટ આપવામાં આવી નથી

પાટણ જિલ્લામાં ભાજપે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે

ગીર સોમનાથમાં યોજાનારી ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કાની જાહેરાત કરી છે

ચાર નગરપાલિકાની સૂત્રાપાડા અનેઉના નગરપાલિકાની તમામ બેઠકના ઉમેદવારો જાહેર કરાયા છે